પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

હર્ષવર્ધને વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરી

જયંતિ રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાની તપાસ માટે ટેસ્ટની સંખ્યામાં ઉતરોઉતર વધારો કરવામાં આવી રહ્યો છે

આજે રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે દેશભરની પંચાયતો સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે સંબોધન કર્યું હતું

પ્રધાનમંત્રીએ આ કટોકટીના સમયમાં આત્મનિર્ભરતા ઉભી કરવા પર ભાર મૂક્યો અને કહ્યું કે જીલ્લા પંચાયત તાલુકાપંચાયત અને ગ્રામસભાએ આત્મનિર્ભરતા ઉભી કરવી પડશે શ્રી મોદીએ ઇ ગ્રામસ્વરાજ પોર્ટલ અને મોબાઇલ એપ શરૂ કરી હતી તે દ્વારા કામગીરીનું આયોજન અને નિરીક્ષણ થાય તેની પર ભાર મૂક્યો હતો આ ઉપરાંત છ રાજયોમાં સ્વામીત્વ યોજનાનો પણ આરંભ કર્યો છે તેમાં ડ્રોનની મદદથી જમીનનો સર્વે કરી શકાશે

હર્ષવર્ધન દેશમાં પ્રવર્તી રહેલા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના ઉપાયો અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો હર્ષવર્ધને આજે વિવિધ રાજ્યોના આરોગ્ય મંત્રીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમ થી સમીક્ષા કરી હતી આ સમિક્ષા દરમિયાન ડૉ હર્ષવર્ધને રાજ્ય સરકારોએ કોરોના સામે લીધેલાં પગલાં ની માહિતી મેળવી હતી તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું કોરોના વાયરસની જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલ કામગીરીને બિરદાવતાં ડો

પરંતુ રાજ્યમાં લોકડાઉનનો કડક અમલ કરાવાશે રાજ્યનાં પોલીસ વડા શિવાનંદ ઝા એ આ અંગે જણાવ્યું કે કફ્યું દરમ્યાન કેટલાંક કફ્યું ભંગનાં ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે

અને આવા બનાવ સામે પાસાની હેઠળ કાર્યવાહી યાલુ રહેશે

આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે રમઝાનમાં મુસ્લિમો ઘરે જ રહી નમાઝ અદા કરશે જ્યારે પોલીસ વડા બલરામ મીણાએ રમઝાન દરમ્યાન પોલીસ તંત્રને સહકાર આપવા અપીલ કરી હતી

ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન ખાતામાં એક હજાર રૂપીયા જમા કરાવતાં લોકોમાં રાહત થઈ છે